પ્રાદેશિક સમાયાર રૂપલ જાની વાંચે છે

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કરી જાહેરાત

રાજય વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોની પેટા યુંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ ભાજપે છ જયારે કોંગ્રેસે યાર બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર કર્યા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્રના જળાશયો છલકાયા મા આદ્યશકિતની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત મહોત્સવનો આરંભ કરાવ્યો

ઈ સિગરેટ જેવી તમાકુનો નશો કરવાની નવી પધ્ધતિથી યુવાપેઢીને બયાવી લેવાની અપીલ પ્રધાનમંત્રીએ કરી છે

મહાન ગાથિકા લતામંગેશકરને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો ટેલીફોન વાર્તાલાપ શ્રી મોદીએ મન કી બાતમાં રજુ કર્યો હતો

શ્રી શાહ રાજયની બે દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે અમદાવાદ પહોચ્યા હતા

અમારા સંવાદદાતા જણાવે છે કે પોતાની ગુજરાતની મુલાકાત દરમિયાન શ્રી શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સાથે પણ બેઠક કરશે તેમ જાણવા મળેલ છે

જે મુજબ વિધાનસભાની થરાદ બેઠક પરથી જીવરાજભાઈ જગતભાઈ પટેલ રાધનપુર બેઠક પરથી અલ્પેશ ખોડાભાઈ ઠાકોર ખેરાલુ બેઠક પરથી અજમલભાઈ વાલજી ઠાકોર બાયડ બેઠક પરથી ધવનસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અમરાઈવાડી બેઠક પરથી જગદીશભાઈ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઈ સેવકના નામની જાહેરાત કરવામાં આવી છે દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરેલી યાદી મુજબ થરાદ વિધાનસભા બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત બાયડ બેઠક પરથી જસુ શિવાભાઈ પટેલ અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને લુણાવાડા બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણના નામ જાહેર કરાયા છે

અગાઉ પક્ષ દ્વારા રાધનપુર બેઠક માટે ફરસુ ગોકલાણીને નામની જાહેરાત કરાઈ છે રાજય વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચુંટણી ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લો દિવસ છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી ઓકટોબર છે

રાજય યુંટણી પંચ મહનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા યુંટણી માટે આજે રાજય યુંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ થશે અને યુંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થશે રાજય યુંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ પાંચમી ઓકટોબર છે

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ નવમી ઓકટોબર છે

દરમિયાન હવામાન વિભાગના વડાએ જણાવ્યું છે ગુજરાત રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં આગામી શનિવાર સુધી ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના છે

રાજકોટ જીલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની નવી આવક થઈ

બાદલપુર ઓજત ર ડેમના ત્રણ દરવાજા બે કૂટ ખોલવામાં આવ્યા છે

સૂત્રાપાડામાં ભારે વરસાદને લઈને પ્રાંચીની સરસ્વતી નદીમાં પુર આવ્યું છે માધવરાયજી મંદિર ફરી વખત સરસ્વતી નદીમાં ગરકાવ થયું ભાવનગરનું બોરતળાવ પણ ઓવરફલો થયું છે જામકંડારણના રામપર ગામે કાર પાણીમાં તણાતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા મંત્રી શ્રી જયેશ રાદડીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

સાબેલાધાર વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની તમામ તાલુકાઓની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વહીવટીતંત્રે આજે રજા જાહેર કરી છે

અંબાજી પાવાગઢ બહ્યરાજી અને યોટીલા જેવા માઈ મંદિરમાં ઘટ સ્થાપન કુંભસ્થાપન તથા જવારારોપણ વિઘિ થઈ હતી આજે બીજા નોરતે માં દુર્ગાના બ્રહ્મચારીણી સ્વરૂપની આરાધના થાય છે

અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો

જયારે મીકસ ડબલ્સની સ્પર્ધામાં દૈવીક અને ઋત્વી બાલોનીની જાડીએ અમદાવાદની હાર્દીક અને આર્ચીની જાડી સામે વિજય મેળવીને મીકસ ડબલ્સનું બીરૂદ મેળવ્યું હતું